આ અંગે દેવભ્રમિ દ્વારકાના એસ પી રોહન આનંદ વ્ધ્ માહિતી આપે છે

બી એલર્ટના પગલે તાપી જિલ્લા પોલીસ અને એસ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

અંબાજીમાં પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે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

ભાજપમાં જોડાયા ભાજપ પ્રદેશ શ્રી જીતુભાઇ વાઘાગ્રીની ઉપસ્થિતિમાં ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિશ્વ વિખ્યાત એવા ગુજરાતના સુપ્રસિદ્ધ લોકસાહિત્યકારો સંગીતકારો લોકગાયક લોકગાયિકા તથા ગુજરાતી ફિલ્મોના અભિનેતા જોડાયા છે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

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ગૂહમંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દેશહિતના અનેકવિધ ઐતિહાસિક નિર્ણયો લઇ રહી છે ભાજપની સર્વજન સુખાય સર્વજન હિતાયની વિચારધારાથી પ્રભાવિત થઇ વિવિધ કલાજગતના લોકો ભાજપમાં જોડાઇ રહ્યાં છે સીએમ સોમનાથ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આજે શ્રાવણ માસના સોમવાર નિમિત્તે દેશના પ્રથમ જ્યોર્તિલીંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી વિશેષ પ્રજા આરતી કરી હતી આજે સવારે સોમનાથ મહાદેવ ખાતે દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી શ્રી રૂપાલીએ જણાવ્યું હતું કે તેમલ્રો ગુજરાતની શાંતિ પ્રગતિ માટે તેમજ ભારત વિશ્વ ગુરૂ બનીને મહાસત્તા તરીકે સ્થાપિત થાય તે માટે સોમનાથ દાદાના આશીર્વાદ માંગ્યા છે

આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા આ આંચકો ભચાઉથી છ કિલોમીટર ઉત્તરે આવ્યો હતો

આજના ઉદ્દઘાટન સમારોહમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા રાજકોટ શહેરના મેયર બીનાબેન આચાર્ય સહિત અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

વર્લ્ડ ફોટોગ્રાફી ડે મોઝીસની તસ્વીરો આજે વિશ્વ ફોટોગ્રાફી દિનની ઉજવણી અંતર્ગત બાર્ટન મ્યુઝિયમ ભાવનગરના ઉપક્રમે તસ્વીરકાર એશ્કોલ મોઝીસ સોનગાંવકરના કેમેરેમાં કંડારાયેલા કચ્છ રવેચીના ગ્રામ્ય લોકમેળાની ભાતીગળ તસવીરોનું ખાસ પ્રદર્શન આજથી શરૂ કરી સત્યાવીસમી ઓગસ્ટ સુધી યોજાયેલ છે અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે દર રવિવારે બીજા ચોથા શનિવારે અને જાહેર રજામાં પ્રદર્શન બંધ રહેશે દરમ્યાન વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે આજે જામનગર ફોટોગ્રાફર એસોસીએશન દ્વારા રણજીત સાગર ખાતે મોડેલીંગ ફોટોગ્રાફી અને કેક કાપીને વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સો થી વધુ ફોટોગ્રાફર જોડાયા હતા વડોદરા શહિદ અમારા વડોદરાના પ્રતિનિધિના જણાવ્યા મુજબ વડોદરામાં રહેતા અને આસામ ખાતે બી એસ એફ માં પી

તરીકે ફરજ બજાવતા સંજય સાધુ ગઇકાલે શહીદ થયા હતાં ગઇકાલે રાત્રે વડોદરામાં રહેતા પરિવારને ફોન પર જાણકારી આપવામાં આવી હતી આવતીકાલે શહીદ સંજય સાધુના નશ્વર દેહને વડોદરા લાવવામાં આવશે શહીદ સંજય સાધુના પિતા ગુજરાત પોલીસમાં પી

હિમાલય ભ્રમણ કાર્યક્રમ રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરની સ્વામી વિવેકાનંદ પર્વતારોહજ઼ તાલિમ સંસ્થા માઉન્ટ આબુ દ્વારા આગામી સપ્ટેમ્બર ઓક્ટોબર માસમાં નિશુલ્ક હિમાલય બ્રમજ઼ કાર્યક્રમ યોજાનાર છે

હિમાલય બ્રમણ કાર્યક્રમમાં જોડાવવા ઇચ્છતા ્યુવક યુવતીઓએ નિયત અરજીપત્રકમાં અરજી કરવાની રહેશે જેમાં પોતાનું પુરું નામ સરનામું ટેલિફોન નંબર જન્મ તારીખ શૈક્ષણિક લાયકાત વગેરે દર્શાવવાનું રહેશે તદ્દઉપરાંત શારીરિક તંદુરસ્તી અંગેનું તબીબી પ્રમાણપત્ર ગુજરાતના વતની હોવાનો દાખલો વાલીની સંમતી ચઢાજ્ઞનો કોચિંગ કોર્ષ કર્યાનું પ્રમાજ્ઞપત્ર સામેલ હોવું જરૂરી છે